પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે કોરોનાને કાબુમાં લેવા રાજ્ય સરકારે લીધેલા પગલાંની મુખ્યમંત્રી વિજયરૂપાણીએ માહિતી આપી લોકોને ધીરજ રાખવા અને સહકાર આપવા અનુરોધ કર્યો

મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ અને રાજ્યમંત્રી વિભાવરીબેન દવે એ દાંડીયાત્રામાં ભાગ લીધો

બંને મહાનુભાવોએ કારેલી યાત્રીનિવાસ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પો અર્પણ કર્યા હતા

દેશ માટે મરવાનો અવસર ભલે ન મળ્યો હોય પરંતુ દેશ માટે જીવવાનો અને દેશહિતમાં કઈંક કરી છૂટવાનો અવસર જરૂર મબ્યો છે ત્યારે આ અમૃત મહોત્સવ એ ભાવિ પેઢીને અતિતના ઇતિહાસમાંથી પ્રેરણા લઇ આગળ વધવાની દિશા બતાવશે આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ અને ગ્રામજનો પદયાત્રિકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા

વસાવાની અધ્યક્ષતામાં યોજાઇ ગઈ

દુનિયાભરની જીવસૃષ્ટિ માટે અનિવાર્ય પ્રાણવાયુ ઓક્સિજન આપીને અને કાર્બન ડાયોક્સાઇડ અંગારવાયુને પોતાનામાં સમાવીને વનો અને વનસ્પતિઓ જીવવાનો આધાર પૂરો પાડે છે વૃક્ષો વરસાદના પાણીને જમીનમાં ઉતારે છે જમીનમાના પાણીમાથી જોખમી ખનીજો ક્ષારો શોષી લઇને પાણીને ચોખ્ખું બનાવે છે જમીનનું ધોવાણ અટકાવે છે

તેનો હેતુ જંગલોના મહત્વ અને યોગદાન અંગે વિવિધ સમુદાયોમાં જાગૃતિ લાવવાનો છે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી એ આજે વિશ્વ વન દિવસ નિમિત્ત આપેલા સંદેશામાં માહિતી આપી કે કેન્દ્ર સરકારે નવી નગર વન યોજનાની મદદથી દેશના શેહરી વિસ્તારોમાં આગવા વન વિસ્તારો વિકસાવવાનો નિર્ણય લીધો છે

તેમણે કહ્યું કે ભારતીય પરંપરા મુજબ લગભગ દરેક ગ્રામીણ વિસ્તારો નજીક વન વિસ્તારો આવેલા છે પણ શહેરોની આસપાસ આવા વિસ્તારો ન હોવાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે વન ક્ષેત્રે આ બાબતે ઉભી થતી અસમાનતા કેન્દ્ર સરકારની નવી યોજનાથી દૂર થશે